પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ એ દરેક રાજ્યો માટે એક સમાન છે ત્યારે કેન્દ્ર અને રાજયોએ કોરોના વાયરસના રોગયાળાને અંકુશમાં લેવા સહિયારા પ્રયાસો કરવા પર ભાર મુકયો છે

જેમાં આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો સિવાય કોઇ ઘરની બહાર ના નીકળે તેમ જણાવાયું છે સરકારે પચાસ વર્ષની ઉંમર તેમજ ડાયાબીટીસ શ્વાસોશ્વાસ અને માંદગીનું જોખમ થયું હોય તેવા કર્મચારીઓને યોથી એપ્રિલ સુધી તબીબી પ્રમાણપત્ર રજુ કર્યા સિવાય કોમ્યુટેડ રજા આપવાનો નિર્ણય કર્યો છે

છે જેનાથી કુલ મૃત્યુ આંક ચાર હજાર થઇ ગયો છે

તેમણે મુખ્યમંત્રીઓને નાગરીકોની સલામતી માટે બહાર પડાયેલી એડવાઇઝરીને અનુસરવા તેમજ જરૂરી તમામ પગલા ભરવા જણાવ્યું હતું તેમણે કહયું આ પડકારનો સામનો કરવા નાગરીકોનું યોગદાન પણ જરૂરી છે

શ્રી મોદીએ કહયું કે આગામી ત્રણ થી ચાર સપ્તાહ આપણા માટે ખૂબ જ અગત્યના છે પ્રધાનમંત્રીએ રાજ્યોએ લીધેલા પગલાંઓની પ્રશંસા કરી હતી અને તેઓએ કરેલા સુયનો અને અનુભવો આપ્યા બદલ તોઓનો આભાર માન્યો હતો

ગુરૂવારે રાત્રે કોરોના વાયરસ સંદર્ભેમાં જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું કે અત્યંત જરૂરી ના હોય ત્યા સુધી ઘરની બહાર ના નીકળે તેમણે કહ્યું કે સાંઇઠ વર્ષથી વધુના નાગરીકોચે આવનારા થોડા સપ્તાહ સુધી તેમના ઘરમાં જ રહેવુ જોઇએ

શ્રી મોદીએ ઉમેર્યું કે નાણાંમંત્રીના નેતૃત્વમાં સરકારે કોવિડ ઇકોનોમિક રીસ્પોન્સ ટાસ્ક ફોર્સની રચના કરવાનું નક્કી કર્યુ છે તેમણે કહયું કે જીવન જરૂરીયાતની વસ્તુઓના પર્યાપ્ત પુરવઠા માટે સરકાર બધા જ પગલા લઇ રહી છે

જુદા જુદા ક્ષેત્રોના પ્રભાવશાળી પ્રતિભાઓ લોકો અને કેટલીક સંસ્થાઓ જનતા કરર્ફયુના સમર્થનમાં બહાર આવી છે તેમ જણાવી લોકોને એક સાથે મળીને આ રોગને નાથવા અપીલ કરી છે આમા અભિનેતા શાહરૂખ ખાન સાહિદ કપુર માધુરી દીક્ષીત અને અભિનેતા કમલ હસન ક્રિકેટ કેવીન પીટરસનનો સમાવેશ થાય છે અમિતાભ બચ્ચન કરણ જોહર અક્ષય કુમાર અને રુતીક રોશને પણ સોશીયલ મીડીયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનતા કરર્ફયુના નિવેદનને સમર્થન આપ્યુ છે

રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં જાહેર સ્થળી બંધ કરાવાયા છે

એક દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઘરમાં જ રહેવા અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે પ્રધાનમંત્રી મોદીએ વીડીયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને કોરોના વાયરસને ફેલાતો અટકાવાના ઉપાયો અંગે ચર્યા કરી હતી

દીલ્હીના મુખ્યમંત્રીએ રાજધાનીના બધા જ મોલ બંધ કરવાની જાહેરાત કરી છે માત્ર કરીયાણા સ્ટોર અને દવાની દુકાન ખુલ્લી રહેશે

ઇન્ટરવ્યૂની નવી તારીખો ઉમેદવારોને પછી જણાવવામાં આવશે

રેલવે બોર્ડના એક આદેશમાં કહેવાયું છે કે મેલ અને એક્સપ્રેસ દ્રેનો પણ રવિવારે સવારે યાર વાગ્યાથી બંધ થઈ જશે બધી જ ઉપનગરીય ટ્રેન સેવાઓને ઘટાડીને ઓછી કરી દેવાઈ છે રવિવારે સવારે સાત વાગ્યા પહેલા યાલનારી પેસેન્જર દ્રેન સેવાઓને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા દેવાશે આદેશમાં તમામ ડિવિઝનોને ખાલી ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવાનો આદેશ અપાયો છે

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરિશના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે આ નિર્ણયનો હેતુ લોકો સામાજિક અંતર જાળવી તેમના ઘરોમાં રહી શકે

દવાઓ દૂધ ઉત્પાદનો અને રોજબરોજની સામાન્ય ચીજવસ્તુઓ આમાંથી બાકાત રખાઈ છે જેથી નાગરિકોને સુવિધા રહે

સરકારે પચાસ વર્ષની ઉંમર તેમજ ડાયાબીટીસ શ્વાસોશ્વાસ અને માંદગીનું જોખમ થયું હોય તેવા કર્મચારીઓને તબીબી પ્રમાણપત્ર રજુ કર્યા સિવાય કોમ્યુટેડ રજા આપવાનો નિર્ણય કર્યો છે સ્વાસ્થ્ય સારવાર ઉપર બીનજરૂરી બોજો ઓછો કરવા માટે આ નીર્ણય કરાયો છે કર્મયારી અને તાલીમ વિભાગના ઠુકમમાં જણાવાયું છે કે જે સરકારી અધિકારીઓ નિવૃત થયા છે અને જેમની ઉંમર સાઇઠ વર્ષની છે તેઓ કન્સલટન્ટ કે સલાહકાર તરીકે નિમણુંક પામ્યા હોય તેઓને વેતનમાં કાપ મુકયા સિવાય વિભાગના વડાની પુર્વ મંજુરી લઇ આગામી ચોથી એપ્રિલ સુધી ઘેરથી કામ કરવાની છુટ આપવામાં આવી છે આ ઉપરાંત કરાર આધારિત તેમજ આઉટ સોર્સ ધ્વારા ભરાયેલ કર્મચારીઓને પણ યોથી એપ્રિલ સુધી વેતનમાં કોઇપણ કાપ મુકયા સિવાય વારાફરથી કચેરીમાં હાજરી આપી શકશે

તેમણે પ્રશ્ન કર્યો હતો કે સરકાર આ જાહેરનામાનું ઉલ્લંધન કેમ કરી રહી છે તેના જવાબમાં મંત્રીશ્રીએ કહ્યું કે જરૂરી કાર્યો સાથે જોડાયેલા વ્યકિત આ જાહેરનામાની હૃદમાં આવતા નથી

સુધીમાં દેશમાં કોરોના વાયરસના કારણે યાર ફજારથી વધુ મોત થઈ યૂક્યા છેઇટાલીમાં

યુએઈના અધિકારીઓ

હૃદયરોગ અને કીડનીની બીમારી પણ હતી બીજો કેસ

શ્રી મોદીએ ટ્વીટ કરીને બંને દેશોના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો

જો તમે બીમાર નથી પડતા તો પણ તમારા આવન જાવનથી પણ કોઈના જીવને ખતરો થઈ શકે છે